કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આવતીકાલે ગ્રામીણ વિસ્તારોમાં આજીવીકાના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની શરૂઆત કરશે પ્રધાનમંત્રી બિહારના ખગડીયા જિલ્લામાં તેબીદાર ગામથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો પ્રારંભ કરશે આ યોજનાનો ઉદ્દેશ્ય પોતાના રાજ્યોમાં પરત ફરેલા મજુરોને રોજગારીની તકો પુરી પાડવાનો છે

પરંતુ કોંગ્રેસે બે મતો માટે વાંધો ઊઠાવતાં આ હાલ પરિણામ વિલંબમાં પડ્યું છે અને પૂરો મામલો મુખ્ય ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે

જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલનીજીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે

પરંતુ તેઓ મતદાન કરવા આવ્યા નહોતા વિધાનસભા ભવન ફ્લોર નં

મતગણતરી દરમિયાન કોંગ્રેસે યૂંટણી પંચ સમક્ષ ભુપેન્દ્રસિંહ યુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને ચૂંટણીપંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે કોંગ્રેસે બંનેના મત રદ કરવા અરજી કરી છે ભુપેન્દ્રસિંહના ધારાસભ્ય પદ અંગેની મેટર સબજ્યુડિશિયલ હોવાના કારણે મત અલગ રાખવા માંગ કરી છે

નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા થોજનામાં મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની દશ પૈકી આઠ નદીઓમા નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે જેના પરિણામે આ વિસ્તારના લાખ્ઓ ખેડૂતોને સિયાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે

જંબુસર શહેરમાં હજુ ગઈ કાલે જે નવ જેટલા લોકો જંબુસર શહેરમાં કોરોના સંક્રમિતથતાં વોર્ડ નંબર પાંચને સંક્રમિત વિસ્તાર જાહેર કરી બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આજે ફરી નવ જેટલા કોરોના પોઝિટિવની વિગતો બહાર આવી છે તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અન્ય કેટલાક દર્દીઓને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા વહે આ તમામના પરિવારજનોને આઇસોલેશન વોર્ડમાં ચકાસણી માટે લઈ જવામાં આવ્યા છે તમામ રહેવાસીઓના ઘર નજીક સંક્રમિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે

આ રવિવારે આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ખૂબ તૈયારીઓ થઈ રહી છે કોરોનાના વર્તમાન રોગયાળાને ધ્યાનમાં રાખીને ઘરે રહીને યોગ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને અનેક નાગરિકો અનુસરી રહ્યા છે